સી

દરમ્યા પત્રકારો સાથે વાતયીત કરતાં તેમણે જણાવ્યુ હતું કે ઝડપી સારવશને કારણે સ્વસ્થ થયો છું તેમણે સૌનો આભાર માન્યો હતો અને તેઓ તેમના નિવાસ્થાને હોમકવોરન્ટાઈન રહેશે તેમ જણાવ્યુ હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પરિવાર સાથે આજે સવારે અમદાવાદ શહેરના નારણપુ રા ખાતેથી મતદાન કર્યું હતું પત્રકારો સાથે વાતયીત કરતા અમિત શાહે કહ્યું હતું કે ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજયની યુંટણીનો પ્રારંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃ ત્વ હેઠળ ગુજરાતમાંથી વિક્ષની અવિરતયાત્રા યાલુ રાખવા માટે આગામી દિવસોમાં યોજાનારી નગરપાલિકા તેમજ પંચાયતોમાં પણ મતદાન કરી આ વિકાસયાત્રાને જાળવી રાખવા અપીલ કરી હતી કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી

પાટિલે સુરત ખાતે તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ અમદાવાદમાં મતદાન કરતા લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ લોકોને મતદાન કરવા તેમજ કોરોના ગાઈડલાઈનનું પાલક કરવા અનુ રોધ કર્યો હતો

આ ઉપરાંત આઇ

ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટીવ લર્નિંગ તેમજ ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુ કેશન રિસર્ચ અને ટેકનોલોજી જી સી

આર ટી

જો કે અત્યાર સુ ધીમાં કોઈપણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા મળેલ નથી

રાજય સભામાં બહુમતિથી ખરડો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેના પર સહી કર્યા બાદ કેન્દ્રએ ગેઝેટ જારી કરી દીધુ છે કાયદાથી ખાનગી બંદરો સાથેની સ્પર્ધામાં સરકારી બંદરોને સમાન તક ઉપલબ્ધ થશે એટલુ જ નફી પોર્ટ ટર્મિનલ અને પીપીપી ટર્મિનલ પણ લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળશે

હવે સ્ક્રુલો બીજી માર્ચ સુધી ઓનલાઈન આવેદન ભરી શકશે આ વધારાની મુદત દરમ્યાન કોઈપણ લેટ ફી નફી લેવામાં આવે

આરોગ્ય વિભાગની એક થાદી મુજબ બે વર્ષથી નાની ઉમરના બાળકોને કોઈપણ રસીકરણ કેન્દ્ર પર રસી પુરી પાડવામાં આવશે